દવે પંચે આ બનાવમાં પોલીસ અન્ય કોઇ વ્યક્તિ કે સત્તાધીશોની કોઇ સંડોવણી નહીં હોવાનું જણાવ્યું છે

ટી એસે અનંતનાગમાંથી ઝડપી પાડયો

મંત્રીશ્રીએ સુધારા વિધેયકની બાબતોની વિગતો આપતાં જણાવ્યું કે નહેરમાં અવરોધ મૂકી એન્જીન કે અન્ય સાધનોથી પાણી લે તે માટે વીસ હજાર સુધીનો દંડ અથવા છ મહિના સુધીની કેદ સાથોસાથ નહેરમાં પાણીના પ્રવાહનું નિયમન અને નિયંત્રણમાં અડચણ ઊભ્ર કરનાર અને નહેરના પાણીને પ્રદ્ધષિત કરનારને એક વર્ષ સુધીની કેદ અથવા પચાસ હજાર સુધીના દંડ અથવા બંનેની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે મંત્રીશ્રીએ જણાવ્યું કે નદીના પાણીનો પ્રવાહ અનધિકૃત રીતે વાળવા નદીમાં કોઈ બંધ કે અવરોધ ઉભો કરે તેને દોઢ વર્ષ સુધીની કેદ અથવા એક લાખ સુધીની દંડ અથવા બંનેની શિક્ષાની જોગવાઈ કરેલ છે ઉપરાત નહેરમાં છેદ પાડી પાઈપ દાખલ કરી નહેરની મજબૂતી અને સલામતીને નુકસાન પહોંચાડનારને બે વર્ષ સુધીની કેદ અથવા બે લાખ સુધીના દંડની જોગવાઈ કરી છે

આજે રાજ્ય વિધાનસભામાં રજુ થયેલા વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ ડી

ત્રિવેદીના અધ્યક્ષતા હેઠળના તપાસ પંચે આ બંને બાળકોના મૃત્યુ ડુબી જવાથી થયા હોવાની શકયતા પણ નકારી નથી ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભામાં આ અહેવાલ રજુ કરતાં જણાવ્યું હતું કે તપાસ પંચના તારણો મુજબ આ બનાવમાં વિરોધ પ્રદર્શન કરનાર કોઇ વ્યક્તિ કે રાજકીય પક્ષો દ્વારા પંચ સમીક્ષા સોગંદનામા કે રજૂઆત કરાઇ નથી નિવૃત્ત ન્યાયાધીશ ડી

ત્રિવેદી પંચ દ્વારા પોલીસની તપાસમાં કોઇ ક્ષતિ નહીં હોવાનું જણાવાયું છે તપાસ પંચે દિપેશ અભિષેકના શરીરના અવયવો તાંત્રિક વિધી માટે કાઢી લેવાયા હોવાનું નકારી કાઢવાની સાથે ભવિષ્યમાં આવા બનાવો બને નહીં તે માટે આશ્રમ ગુરૂકુળ અને રાજ્ય સરકાર માટે પણ અનેક સૂચનો કર્યા છે જેમાં બાળકોની સલામતી અને સૂરક્ષા માટે વિવિધ ઉપાયો હાથ ધરવા ઉપર ભાર મુકાયો છે

ટી એસ દ્વારા જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે જેને આજે સાંજે ગુજરાત લવાશે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે

જે સંદર્ભે નેશનલ સીક્યુરીટી ગાર્ડ એન એસ જી કમાન્ડોને નવી દિલ્હી થી બોલાવાયા હતા

જી દ્વારા કરવામાં આવેલ ઓપરેશનમાં થયેલ ઇજાઓના કારણે બન્ને વ્યક્તિઓના મોત થયા હતા આ હુમલામાં એન એસ જી કમાન્ડો સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને ત્રણ એસ આર પી

શ્રી જાડેજાએ ઉમેર્યું કે આ યાસીન ભાટ કશ્મીરના અનંતનાગ ખાતે મંઝૂર કામીલ અને ઝૂબેર સહિતના લશ્કરે તોઇબા આતંકવાદીઓ સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરૂ રચી લશ્કરે તોઇબા આતંકવાદીઓ દ્વારા અક્ષરધામ મંદિર પર હુમલો કરાવ્યો હતો

ગુજરાત એ ટી એસ આ આરોપીની શોધ ખોળમાં હતી અને આ દરમ્યાન જાણકારી મળતા કે આ આરોપી અનંતનાગમાં આવેલ છે

અમદાવાદની સયુંક્ત ટીમ અનંતનાગ રવાના થયેલ અને અનંતનાગ પોલીસની મદદ વડે આરોપીની અટકાયત કરવામાં આવેલ છે ની્ લશ્કર એ તોયબા નો આ આતંકી મોહમ્મદ યાસીન ગુલામ મોહિઉદ્દીન ભાટ હાલ અનંતનાગ ખાતે લાકડાના વેરહાઉસમાં કામ કરતો હતો

આજે વીસમો કારગીલ વિજય દિવસ રાજ્યમાં ઉજવવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ અવસરે અમદાવાદમાં સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના સેનામથકે શહીદ સ્મારક ખાતે વીર સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી

જમ્મુ કાશ્મી અધ્યયન કેન્દ્ર અમદાવાદ દ્વારા કારગીલ વિજય દિવસના ઉપલક્ષ્યમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે જમ્મુ કાશ્મીર ભ્રમણા અને સત્ય વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવાં આવ્યું હતું

એલ દવે પંચે આ બનાવમાં પોલીસ અન્ય કોઇ વ્યક્તિ કે સત્તાધીશોની કોઇ સંડોવણી નહીં હોવાનું જણાવાયું છે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે રાજ્ય વિધાનસભામાં દવે તપાસ પંચનો અહેવાલ રજુ કરતાં જણાવ્યું હતું કે પંચ સમક્ષ દુષ્કર્મનો ભોગ બનનાર પડીતા હાજર નહીં થઇ હોવાથી તે અંગે કોઇ નિષ્કર્ષ આપી શકાયો નથી

હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે ખાસ કરીને વલસાડ નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે ભારે વરસાદ થશે ઉત્તરગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદ થશે

વલસાડ જિલ્લામાં ગતરાત્રિ દરમિયાન ધમાકેદાર વરસાદનાં પગલે સર્વત્ર પાણી પાણીનાં દેશ્યો સર્જાયા હતા

વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત રહેતા વરસાદી માહોલનાં પગલે વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે

મી

મી

ઘણા દિવસોના વિરામ બાદ સુરત શહેરમાં સતત બીજા દિવસે મેઘસવારી આવી પહોંચી છે ભારે પવન સાથે વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોના રોડ પર પાણી ભરાઈ ગયા હતાં

શહેરમાં સાંજના ચારથી છ વાગ્યા દરમિયાન બે કલાકમાં એકાદ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો

ઉપરવાસના વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે

સમગ્ર તાપી જિલ્લા સહિત જિલ્લા ના ઉપરવાસમાં ત્રણ દિવસ થી મેઘરાજા સતત વરસાદ થઇ રહ્યો છે